પ્રધાનમંત્રી સહિત વિવિધ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ ચૂંટણી સભાઓને સંબોધન કરી રહ્યા છે

બંને નેતાઓએ બેઠક દરમ્યાન દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત બનાવવા તથા મુક્ત સમૃદ્ધ અને ખુલ્લા ભારત પ્રશાંત ક્ષેત્ર માટે પ્રાદેશિક સુરક્ષા પડકારો અને સામાન્ય હિતો પર ચર્ચા કરી ઉપરાંત બંને દેશોની સેના વચ્ચેનો લશ્કરી સહયોગ સંરક્ષણ ક્ષેત્રને લગતા વેપાર ઉદ્યોગ માટે સહકારને કેવી રીતે મજબૂત બનાવી શકાય તે અંગે પણ ચર્ચા વિચારણા કરી આજે સવારે યુએસ સંરક્ષણ મંત્રીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી અને ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી શ્રી ઓસ્ટિનને બેઠક પહેલા નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે સેનાની ત્રણેય પાંખોના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું

ટવીટર ઉપર લખેલા સંદેશામાં શ્રી લોઇડે જણાવ્યું હતું કે ભારત અને અમેરીકા હિંદ પ્રશાંત વિસ્તારમાં ઉભા થયેલા પડકારોનો સાથે મળીને સામનો કરી રહયાં છે અગાઉ શ્રી લોઇડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મંત્રણા કરી હતી આ બેઠકમાં અમેરીકાના સંરક્ષણ મંત્રીએ બંને દેશો વચ્ચેના સંરક્ષણ ક્ષેત્રના સંબંધો વધુ મજબુત કરવાની અમેરીકી સરકારની પ્રતિબધ્ધતા દોહરાવી હતી વિધાનસભા ચૂંટણી કેરળ તામિલનાડુ પુદુચેરી પશ્ચિમ બંગાળ અને આસામમાં યોજનારી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર વેગવાન બન્યો છે પ્રધાનમંત્રી સહિત વિવિધ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ ચૂંટણી સભાઓને સંબોધન કરી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના ખડગપુર ખાતે યૂંટણી સભાને સંબોધન કર્યું તેમણે જંગલમહલના પછાત વિસ્તારોમાં શુદ્ધ પીવાના પાણીનો પુરવઠો કોલ્ડ સ્ટોરેજ સ્થાપવા અને કૃષિની વર્તમાન પરિસ્થિતીમાં સુધારણા સહિતના અનેક વિકાસ કાર્યોની ખાતરી આપી હતી

ભાજપની ધારાસભ્ય અને અભિનેતા અંગુરલતા દેકા આસામ ગણ પરીષદના ઉમેદવાર અને ગાયિકા કલ્પના પટોવારી પત્રકાર મનજીત મહન્તા પણ ચુંટણી લડી રહ્યાં છે પુડુ ચેરી ચુંટણી કેન્દ્ર શાસિત પ્રદેશ પુડચેરીની વિધાનસભાની છઠ્ઠી એપ્રિલે યોજાનારી યુંટણીમાં ભરાયેલા ઉમેદવારીપત્રોની ચકાસણી આજે થશે

આ હેતુથી માળખાકીય સુવિધા માટે મુડીરોકાણ માટેની રાષ્ટ્રીય બેંક સ્થાપવાની કામગીરી યાલી રહી છે નાણામંત્રી નીર્મલા સીતારમણે સીડીઆરઆઇના દિલ્હીમાં વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી યોજાયેલા સત્રમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે માળખાકીય ક્ષેત્ર માટે સરકારે સંસ્થાકીય માળખુ તૈયાર કરવુ તથા કેન્દ્ર અને રાજયોના બજેટમાં મુડીગત ખર્ચનો હિસ્સો વધારવાના નકકર પગલાં લીધા છે સુશ્રી સીતારમણે જણાવ્યું હતું કે ભારત ડીઝાસ્ટર રીસીલીયન્ટ ઇન્ફાસ્ટ્રકચર માટેના આંતરરાષ્ટ્રીય સહકારને સમર્થન આપે છે

આવતીકાલે શ્રી કોવિંદ રૂરકેલા ખાતેની રાષ્ટ્રીય ટેકનોલોજી સંસ્થા એનઆઇટી ના પદવીદાન સમારોહમાં ભાગ લેશે ત્યારબાદ તેઓ રૂરકેલા સ્ટીલ પ્લાન્ટ ખાતે બંધાયેલી સુપર સ્પેશીયાલીટી હોસ્પીટલનું ઉદઘાટન કરશે સોમવારે રાષ્ટ્રપતિ કોણાર્ક ખાતેના ઇન્ડિયન ઓઇલ ફાઉન્ડેશન ટ્રસ્ટ ઇન્ટરપ્રિટેશન સેંટરની મુલાકાત લેશે અને ત્યારપછી દિલ્ફી પાછા જશે

વેંકૈયા નાયડુએ આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ નિમિતે લોકોને બધી નકારાત્મક લાગણીઓ છોડી પ્રસન્ન રહેવા અનુરોધ કર્યો છે તેમણે કહ્યું કે સકારાત્મક દૃષ્ટિકોણ આધ્યાત્મિક વિયારો તંદુરસ્ત જીવનશૈલી અને અન્યને મદદ કરવાની પ્રવૃત્તિથી જીવનને સકારાત્મક બનાવી શકાય છે ઉપરાષ્ટ્રપતિએ નીતિ ઘડવૈયાઓને કહ્યું કે તેમણે પ્રસન્નતાના મનોવિજ્ઞાનને મહત્વ આપવું જોઈએ શ્રી નાયડુએ શાળાઓને પ્રસન્નતાનો વિષય અભ્યાસક્રમમાં સમાવવા અપીલ કરી હતી

ભારત બાયોટેક કંપની ધ્વારા તૈયાર કરાયેલી કો વેકસીન રસીના ઉપયોગની પહેલા ભારતે અને ત્યારપછી ઝીમ્બાબ્વેએ મંજુરી આપી છે

એવી જ રીતે ભારત સરકારના મૈત્રી રસી કાર્યક્રમ હેઠળ લાઓ પિપલ્સ ડેમોક્રેટીક રીપબ્લીકને ભારતમાં તૈયાર થયેલી કોવીડની રસીનો જથ્થો મોકલી આપ્યો છે

ટેબલ ટેનીસ ભારતના અચાન્તા શરથ કમલ અને મનીકા બાત્રાની જોડીએ એશિયન ઓલેમ્પીક કવાલીફીકેશન ટેબલ ટેનીસ સ્પર્ધાની મીકસ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે

શરથ કમલ અને મોનીકા બાત્રા દોહામાં આજે રમાનારી સ્પર્ધાની ફાઇનલમાં કોરીયાની સાંગ સુ લી અને જીહી જીઓનની જોડી સામે રમશે

શહેરમાં મકાનો બાંધવાની પધ્ધતિમાં થયેલુ પરીવર્તન બગીચાઓનું પ્રમાણ ઘટવુ તેમજ મોબાઇલ અને ટીવી ટાવરોના રેડીએશનના કારણે ચકલીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે

અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જામનગર ભાવનગર ગાંધીનગર અને જુનાગઢ વિસ્તારમાં આવતા પરીક્ષા કેન્દ્રો પર પ્રાયોગિક પરીક્ષા સ્થગિત રખાઇ છે